સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કાશ્મીર મુદ્દાને કોંગ્રેસ આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે

વહિવટી સચિવ રીગઝીન સાંફેલ ફસ્તકનો આ વિભાગ લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે કાર્યરત બનશે

સીતારમણે કહ્યું કે ભારતમાં એવું લોકશાહી વાતાવરણ છે જે ઉદ્યોગપતિઓનું સન્માન કરે છે ગઇકાલે વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વમાં ખૂબ ઝડપથી આગળ વધી રહી છે તેમાંની એક છે અને ત્યાં શ્રેષ્ઠ માનવ કુશળતા ઉપલબ્ધ છે તેમણે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આશ્વાસન આપતા કહ્યું કે સરકાર સતત સુધારાઓની દિશામાં કામ કરી રહી છે સીતારમણે કહ્યું કે સરકાર બધા ક્ષેત્રો સાથે અઠવાડિક ચર્ચા કરે છે અને રોકાણકર્તાઓ સાથે કોઇપણ પ્રકારનું અવિશ્વાસનું વાતાવરણ નથી તેમણે કહ્યું કે સરકાર સમસ્યાઓને હલ કરવા પ્રયત્નો કરી રહી છે

નવી દિલ્ફીમાં થોજાયેલા એક સમારોહમાં શ્રી ઠાકુરે કહ્યું કે પી એમ સી

શ્રી ઠાકુરે કહ્યું કે ભાજપની આગેવાની હેઠળની સરકાર યુ પી એ

મહારાષ્ટ્રમાં બધા જ રાજકીય પક્ષોના વરિષ્ઠ અગ્રણીઓ રાજયમાં રેલીઓ થોજી રહયા છે

સી પી ના જોડાણ વચ્ચે સીધો રાજકીય જંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પુણે સાતારા અને પરળીમાં ત્રણ યુંટણી રેલીઓ સંબોધી હતી શિવસેનાના વડા ઉધ્ધવ ઠાકરે પાલઘર બોઇસર ડહાણુ અને વિક્રમગઢ ખાતે રેલી થોજશે

જયારે કોંગ્રેસના અગ્રણી જ્યોતીરાદિત્ય સિંધીયા લાતુર સોલાપુર અને પુણેમાં જયારે કર્ણાટક ભુતપુર્વ મુખ્યમંત્રી સિધ્ધ્ય રમૈયા સાંગલી અને અકકલકોટ મત વિસ્તારમાં યુંટણી સભા યોજશે દરમિયાન મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાના નાસીક સાયકલ ફાઉન્ડેશન ધ્વારા આજે મુંબઇમાં સાયકલ રેલી યોજાશે

બાદમાં સાતારામાં જાહેરસભા સંબોધતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની સરકારો છત્રપતિ શિવાજીએ ચિંધેલા માર્ગે વિકાસ કરી રહી છે તેમણે મરાઠા અનામત ખેડૂતલક્ષી યોજનાઓ શેરડી પકવતા ખેડૂતો માટેનાં પગલાં અંગે ઉલ્લેખ કર્યો હતો સાંજે પૂણેમાં પણ જાહેરસભા સંબોધી હતી કોંગ્રેસ મહામંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે નાંદેડનજીક ભોકારમાં જાહેરસભા યોજી હતી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક યવાણ ત્યાંથી યૂંટણી લડી રહ્યા છે

આ મતદાન મથકોએ કેન્દ્રિય અર્ધલશ્કરી દળના જવાનો અને નિરીક્ષકો ગોઠવવામાં આવ્યા છે હરીયાણામાં રાજકીય પક્ષો તેમના યુંટણી પ્રચારમાં પ્રાદેશિક અને રાષ્ટ્રિય મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહયાં છે

ભાજપના નેતા રાજનાથસિંહે આજે ભવાની ખેડા તોશમ અને મહેન્દ્રગઢ બેઠક માટે યૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કાશ્મીર પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાનો કોંગ્રેસ પર આરોપ મૂક્યો શ્રી સિંહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ બ્રિટીશ મજુરપક્ષના નેતા જેરેમી કોરબીનને લંડનમાં મળ્યા અને કાશ્મીરમાં માનવ અધિકાર ભંગ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેમણે કહ્યું કે કાશ્મીર એ દેશની આંતરીક બાબત છે

એક ખાનગી ટેલિવિઝન સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે ભાજપના કેટલાક નેતાઓએ કરેલી ટીકાઓ અંગે જવાબ આપતા કહ્યું કે સ્થાનિક કક્ષાએ મતભેદો થાય એ સ્વાભાવિક છે અને આ મજબૂત ગઠબંધનનો સંકેત પણ છે ભાજપા અધ્યક્ષે આ નિવેદન હાલમાં કેટલાક મુદ્દાઓ પર ભાજપા નેતાઓ અને ભાજપા જનતા દળ યુનાઇટેડ ગઠબંધનના ભાવિ અંગે કરેલી કેટલીક અટકળીના સંબંધમાં કર્યું છે

કેન્દ્ર સરકારે આ શિક્ષિકાઓ અને કર્મચારીઓને માતૃત્વ લાભ અધિનિયમ હેઠળ કેરળ સરકારે કરેલા નિર્ણયને મંજુરી આપી છે કેરળે કરેલા આ નિર્ણયથી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પ્રસુતિ સંબંધી રજાઓની સુવિધા આપવામાં પહેલું રાજ્ય બને છે

આ ઉપરાંત ચિકિત્સા ભથ્થારૂપે એક ફજાર રૂપિયા અપાશે

આનો હેતુ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રોમાં પ્રદૃષણના ઉચ્ચસ્તરને નિપટાવાનો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ પ્રતિબંધો મહિલા ડ્રાઇવરો મેડિકલ ઇમરજન્સી માટે વપરાતા વાહનો દ્વિચક્રી વાહનો અને શાળાઓના બાળકોને લઇ જતા વાહનોને લાગુ થશે નહીં

એન એક્સ મીડીયા ગેરકાનૂની નાણાકીય હેરફેર કેસમાં દિલ્ફીની અદાલતે પી

ડી ને કસ્ટડીમાં પૂછપરછ માટે મંજૂરી આપી છે ખાસ ન્યાયાધીશ અજયકુમાર કુહારે આ નિર્ણય જાહેર કર્યો જો કે અદાલતે શ્રી ચિદમ્બરમને ઘરનું ભોજન વેસ્ટર્ન ટોઇલેટ દવાઓ પૂરી પાડવા જણાવ્યું છે

ડી

બી